તેમણે કહ્યું કે દેશના લોકોએ આ ધર્મને નવી અભિવ્યક્તિના સ્વરૂપે જોયું છે ભગવાન બુધ્ધનું જ્ઞાન અને શિક્ષણ બૌઘ્યિક ઉદારતા અને આધ્યાત્મીક વિવિધતાના સન્માનની ભારતીય પરંપરાની અનુરૂપ છે શ્રી રામનાથ કોવિંદે આજે અષાઢી પૂર્ણિમાના પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનમાં ધર્મચક્ર દિવસ સમારોહનું ઉદઘાટન કર્યું જેનું આયોજન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આંતરરાષ્રીય ય બૌધ્ધ પરિસંઘે કર્યું છે આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્સ મોદીએ કહ્યું કે વિશ્વ આ સમયે અસાધારણ પડકારોનો સામનો કરી રહ્યું છે જેનો અંતિમ ઉકેલ માત્ર ભગવાન બુધ્ધના આદર્શોથી જ પ્રાપ્ત થઇ શકે છે પ્રધાનમંત્રી એ કહ્યું છે કે તેમનું શિક્ષણ ભુતકાળની સાથે સાથે વર્તમાન સમયમાં પણ અને ભવિષ્યમાં પણ પ્રાસંગિક રહેશે શ્રી મોદીએ કહ્યું કે સફળ યુવાનો વૈશ્વિક સમસ્યાઓના સમાધાનો શોધી રહ્યાં છે તેમણે કહ્યું કે ભારતની પાસે સૌથી મોટું સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે તેમણે યુવાનોને ભગવાન બુધ્ધના વિયારોથી જોડાવાનો આગ્રહ કર્યો કારણ કે તેઓ પ્રેરિત કરશે અને આગળના રસ્તા બતાવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન બુધ્ધના આઠ ઉદ્દેશ જુદા જુદા સમાજો અને રાષ્ટ્રોધાના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે

આજે પણ રાજ્યના કેટલાક જીલ્લાઓ અને શહેરોમાં કોરોના પોઝીટીવના કેસો નોંધાયા છે

સુરેન્દ્રનગર શહેરમાં આજથી રોડ ઉપર ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ બંધ રાખવા તેમજ દુકાનદારોએ માસ્ક પહેરવા અને માસ્ક પહેર્થા વગર આવતા ગ્રાહકોને વસ્તુ ન આપવા તાકીદ કરવામાં આવી છે

ડેપ્યુટી કલેકટર ચારમી પારેખે નવા કેન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત કરી હતી અને લોકોને પણ કોરોના વાયરસથી સચેત રહેવા જણાવ્યું હતું

મહેસાણા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી મહેસાણાના ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટી સામે કોવિડ કેર સેન્ટર કાર્યરત છે ત્યાં તાલુકામાં બીજુ કોવિડ કેર સેન્ટર તળેટી આદર્શ નિવાસી શાળા ખાતે શરૂ કરવાનું આયોજન કરાયું છે શહેર અને ગ્રામ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનનું યુસ્તપણે પાલન થાય અને સઘન સર્વલન્સ આર્યુવેદિક ઉકાળા હોમિયોપેથીક દવાનું વિતરણ થાય તે અંગે સંબંઘિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી

આજે ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે

જામનગર જીલ્લામાં આજે કોરોના પોઝીટીવના વધુ સાત કેસો નોંધાયા છે

જામનગરની જે

બોટાદ જીલ્લામાં આજે કોરોનાના બે વધુ પોઝીટીવ કેસ નોંધાતા સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બે ત્રણ દિવસ અકળવનારી ગરમી અને બફારા પછી ગઈકાલ સવારથી દક્ષિણ અને પૂર્વના જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે

ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદથી નદીનાળા ગયા છે અનેક નાના મોટા ઝરણા ફૂટી નીકળતા આહલાદક વાતાવરણ સર્જાયું હતું જ્યારે આહવા ગલકુંડ માર્ગ ઉપર ઠેર ઠેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા જેના પગલે વાહન યાલકોને મુશ્કેલી સર્જાઈ હતી ગિરિમથક સાપુતારાના આર્ટિસ્ટ વિલેજ ખાતે વૃક્ષ પર આકાશી વીજળી પડતા વૃક્ષ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું

જાફરાબાદમાં સાડા ત્રણ વડીયામાં પોણા ત્રણ અને બાબરામાં સવા બે ઇંચ વરસાદ ખાબકયો હતો ખાંભામાં પણ પોણા બે ઇંચ વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ છે જાફરાબાદ પંથકમાં ભારે ઉકળાટભર્યુ વાતાવરણ રહ્યાં બાદ અનરાધાર વરસાદ તુટી પડયો હતો અહી જોતજોતામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારમા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા વડીયા પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા અહીનાં સુરવો ડેમમા નવા પાણીની આવક ચાલુ થઇ હતી સાંજ સુધીમાં અહી નવું બે કુટ પાણી આવ્યું હતુ જેને પગલે પાણીની કુલ સપાટી સાત ફુટ પર પહોંચી હતી

સંસ્કૃત સાપ્તાહિકી ભારતીય ભાષઓને પ્રોત્સાફન આપવાના હેતુથી આકાશવાણી પરથી સંસ્કૃત સાપ્તાહિકી નામના સંસ્કૃત ભાષાના કાર્યક્રમનો આજથી આરંભ થયો છે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

આ સાથે જિલ્લા સમાહર્તાએ શ્રમિકોને છાસનું વિતરણ કર્યું તેમજ આ મુલાકાત સમયે તેમણે શ્રમિકો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું વધુમાં કલેક્ટરશ્રીએ કામના સ્થળે શ્રમિકોને વધુ સારી સુવિધા જેવી કે શુધ્ધ અને ઠંડુ પીવાનું પાણી ગરમીમાં બપોરના સમયે છાયડાંની સુવિધા સોશિયલ ડિસ્ટસીંગ જાળવીને કામ તેમજ માસ્ક જેવી બાબતો અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું

ભારત સરકારની એજન્સી નેશનલ ઇન્ફોમેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રો કરાશે

કિરીટ સોલંકીએ આજે વિરમાયા સ્મારક સંકુલ સ્થળ પાટણની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂયનાઓ આપી આગામી દિવસોમાં અહીં યોજાનાર ખાતમુહૂર્ત કાર્યક્રમ બાબતે સ્થાનિક સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી હતી

સોલંકીએ જણાવ્યું હતું કે માયાટેકરી સ્થળે આગામી સમયમાં માઉન્ટ આબુની જેમ સનસેટ પોઇન્ટ વિકસાવાશે તે ઉપરાંત અનેકવિધ પ્રોજેકટ નિર્માણ કરાનાર છે અને આ સ્થળને પર્યટકો માટે જોવાલાયક અને પીકનીક પોઇન્ટ જેવું બનાવવાનું આયોજન કરાયેલ છે